બે મહિના સુધી આ ફેસ્ટીવલ યાલશે

બીચ ફેસ્ટીવલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આજે આરંભ કરાવ્યો છે

આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટ સિટી સાથે આ માંડવી બીય ફેસ્ટીવલ યોજાશે મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા માતાના મઢ ભદ્રેશ્વર નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવીને કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસથી રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને નવી દિશા આપવાની નેમ દર્શાવી હતી તેમણે કચ્છડી બારે માસ એ પરંપરાગત ઊકિતનો ઉલ્લેખ કરતાં એવો વિશ્વાસ વ્યકત કર્યો કે રણોત્સવ અને આ માંડવી ટેન્ટ સિટી બે બીય ફેસ્ટિવલના નવા કોન્સેપ્ટથી સમગ્ર કચ્છનું જનજીવન ધબકતું વાયબ્રન્ટ બનશે સફેદ રણની મુલાકાત લેતાં પ્રવાસીઓ હવેથી કચ્છના દરિયાકિનારાની મજા પણ માણી શકશે

એસી પ્રિમિયમ મીની દરબારી એસી ડિલક્ષ નોન એસી ડિલક્ષ ટેન્ટનો આમાં સમાવેશ થાય છે

ગોપાલાસ્વામીએ આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું

રેડિયોનું સ્વરૂપ બદલાયું છે એન્ટેના ધરાવતો વાલ્વવાળો રેડિયો આજે એક ચીપ જેવા નાનકડા મોબાઈલમાં જરૂર સમાઈ ગયો છે રાણીની વાવ કેન્દ્રિય સાંસ્ક્રતિક બાબતો અને પ્રવાસન મંત્રી પ્રહલાદ સિંગ પટેલે આજે રાણકી વાવની મુલાકાત લીધી હતી તેમણે રાણ કી વાવ ખાતે વ્રક્ષરોપણ પણ કર્યુ હતુ તો રાણી ની વાવ ખાતે ફોટોગ્રાફી પણ કરી હતી તેમની સાથે તેમના પરિજનો પણ મુલાકાત માં જોડાયા હતા

જેમાં સુરત વલસાડ બારડોલી માંડવી વ્યારા ઉમરપાડા અને માંગરોળ સહિતના તાલુકાઓમાંથી આવેલા અધિકારીઓ કર્મચારીઓને માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન આપીને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રોડ સેફટી કમિશનર એલ

તેમ ડીસીપી ટ્રાફિક શ્રી પ્રશાંત સુબેએ માહિતી આપી હતી

મેડિકલ કોલેજ અમદાવાદના ડો કમલેશ ઉપાધ્યાયે કોરોના વાયરસ અંગે માહિતી તેમજ અટકાયતી પગલા વિશે માહિતી આપી હતી આમાં ખાનગી તબીબો તથા જિલ્લા આરોગ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા શહેરીજનોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી

ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ દ્વારા સૌપ્રથમવાર આવતીકાલે અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરાયું છે આકાશવાણી સાથે વાત કરતાં લશ્કરી દળોના ગુજરાત વિભાગના પ્રવક્તા અને જનસંપર્ક અધિકારી પુનિત ચદ્દાચે જણાવ્યું કે નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે આ અલ્ટ્રા મેરેથોન યોજાશે